પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિની બેઠકમાં દસ ટકા ખાંડ રીકવરીવાળા શેરડીની કિંમતમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી

આ યોજનાઓ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા કાર્યાન્વિત કરાશે

શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર સંસદના ચાલુ સત્રમાં દરેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા તૈયાર છે

તેમણે કહ્યું કેદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જયારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તે બાબતની ચર્ચાઓ થવી જોઇએ તેમણે કહ્યું કે સઘન ચર્ચાથી દેશને ફાયદો થશે

આશુતોષ અંતાણી વરસાદ કચ્છ કચ્છ જીલ્લામાં ગત મંગળવારથી શરુ થયેલી મેઘમહેર ગઈકાલ સુધી ચાલુ રહી હતી ગઈકાલે જીલ્લાના ગાંધીધામભચાઉ તથા અંજારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો ગઈકાલે ગાંધીધામમાં બે ઇંચઅંજારમાં દોઢભચાઉમાં પોણો અને ખાવડામાં એક ઇંચ વરસાદ થયી હોવાના અહેવાલ મળે છે તે સિવાય જીલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળ ગોરંભાયેલા રહ્યા હતા તેમજ ઝરમર થી ઝાપટાં સુધીની વરસાદે હાજરી નોંધાવી હતી

જેથી આ પાણીનો પીવા માટે તેમજ ખેડૂતો સિંચાઇ માટે ઉપયોગ કરી શકશે નર્મદા નદીમાં પાણીની આવક થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજયમાં ઉત્તર ગુજરાત સુરેન્દ્રનગરઅમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી પુરુ પડાશે આશુતોષ અંતાણી મોરબી અકસ્માત પૂર્વ કચ્છ ના લાકડીયા ગામથી હવન અને પાટોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી રાજકોટ પરત જઈ રહેલા રાજકોટ અને ગ્વાલિયરના પરિવારની કર અને ટ્રક વચ્ચે મોરબી રોડ પર અકસ્માત થતા આઠ વ્યક્તિના મોત નીપજયાં છે જયારે એક વ્યક્તિને ઇજા થઇ હતી